પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

ત કેન્રિછેયનાણા મંત્રીએ જણાવ્યું છે કે બધા જ કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ તમામ વર્ગના કામદારોને લઘુતમ વેતન હેઠળ આવરી લેવામાં આવશે

જયારે આગામી બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે

જો કે ગઇકાલે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ભરાયું નહોતું

ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીમાં બહેરામપુરા વોર્ડમાં બે ઉમેદવારોને કોંગ્રેસનો મેન્ડેટ આપવાના મુદ્દે પક્ષના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામાની ધમકી આપી છે શ્રી ખેડાવાલાએ તસ્લીમ તીરમીઝી અને નઝમા રંગરેજને ખોટી રીતે પક્ષનો મેન્ડેટ અપાયો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું હતું કે અગાઉ પક્ષના ચાર કાર્યકરોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા તે બરાબર હતા પરંતુ ત્યાર બાદ વધુ બે કાર્યકરોને મેન્ડેટ અપાયા હતા જે બિનજરૂરી છે શ્રી ખેડાવાલાએ આ પ્રશ્ને વિધાનસભામાંથી રાજીનામું આપવાની ચીમકી આપી છે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ બેઠકમાં ભાગ લેશે બજેટ કામદારો નાણા મંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું છે કે તમામ વર્ગના કામદારોને લધુતમ વેતન લાગુ પડશે અને તેબધા કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ આવરી લેવામાં આવશે શ્રીમતી સીતારમણે કહ્યું કે સરકાર એક પોર્ટલ દ્વારા અસંગઠિત મજૂરો વિશેની માહિતી એકત્રિત કરશે એમાં ખાસ કરીને સ્થળાંતર કામદારો માટે પણ જોગવાઈ હશે સ્થળાંતર કામદારોની પોર્ટલ દ્વારા એકત્રિત થયેલ માહિતી દ્વારા આરોગ્ય આવાસ વીમા અને અનાજની યોજનાઓ બનાવવામાં મદદ મળશે નાણામંત્રીએ કહ્યું કે સ્થળાંતરીત કામદારોના પરિવારોને એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ હેઠળ રાશન માટે મંજૂરી આપવામાં આવશે

આ પ્રસંગે કૃષિ ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર વિભાગના મંત્રી આર સી ફળદુ સહિત સંબંધિત ગણમાન્ય ઉપસ્થિત રહેશે

તેમણે ઉમેર્યું કે ઉતરાખંડ સરકાર સાથે સતત સંપર્ક જાળવી રાખીને નાગરિકોને મદદરૂપ બનવાની વ્યવસ્થા ગુજરાત સરકારે ગોઠવી છે

વડનગર અવશેષ મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા થઇ રહેલ ખોદકામ દરમિયાન બે ફજાર વર્ષ જૂનો કોટ મળી આવ્યો છે આ ઉપરાંત ગટર દીવાલ જેવા બાંધકામો પણ મળી આવ્યા છે અત્યારસુધીમાં પુરાતત્વ વિભાગે વડનગરમાં કરેલ ખોદકામમાં બૌદ્ધ વિહાર તથા બૌદ્ધ મઠના અવશેષો તથા વર્ષો જૂના સીક્કા મળી આવ્યા છે

અત્યારસુધીમાં એકપણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી

તાપી જિલ્લા કલેકટરે સાવચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડયું છે જે અનુસાર મહારાષ્ટ્રલમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં પક્ષીઓ અને મરઘાંની અવરજવર પર રોક લગાવવામાં આવી છે